આ પ્રોજેકટસમાં પારાદિપ હલ્દીયા દૃર્ગાપુર પાઈપલાઈન અગ્યુમેન્ટશ ન પ્રોજકટનો દુર્ગાપુર બાંકા વિભાગ અને પુર્વ ચંપારણ તથા બાંકામાં બે એલપીજી બોટલીંગ પ્લાન્ટસનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રીએ ગૃફ પ્રવેશમ્ પદ્દિકા જાહેર કરી અને એક સાથે તમામ આવાસોનું લોકાર્પણ કર્યું લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ કફર્થું કે સરકાર ગરીબોની સમસ્યાઓ દૂર કરવા માટે દરેક પ્રકારના કાર્ય કરી રફી છે

આશુતોષ અંતાણી મુખ્યમંત્રીઃ પર્યાવરણ જાળવણીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે ઈન્ડસ્ટ્રિયલ ઈકોસિસ્ટમ અને ઈન્ફાસ્ટ્રકચર સુદ્રઢ કરવાને પ્રાધાન્ય આપવાનો મત વ્યક્ત કર્યો છે

રાજ્યમાં વટવા અંકલેશ્વરવાપી વડીદરો જેવા પ્રેકેશ્સને ધ્યાનમાં રાખીને ઈન્ડસ્ટ્રિયલ ઈકોસિસ્ટમ ઈન્ફાસ્ટ્રકયરના આધાર ઉપર પૂર્યાવેરણ જાળવીને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું

આશુતોષ અંતાણી કોરોનાસ્થિતિઃક ચ્છઃ કચ્છ જિલ્લામાં ગઈકાલે કોરોના વિષાણું સંક્રમણની સારવાર બાદ આઠ દર્દી સ્વસ્થ થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી

ગઈકાલે નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધુ ભુજમાં છ કેસ જ્યારે ગાંધીધામમાં ચાર માંડવી તથા રાપરમાં ત્રણ ત્રણ જ્યારે નખત્રાણા તથા મુન્દ્રામાં એક એકે કેસનો સમાવેશ થાય છે દરમિયાન કચ્છ જિલ્લામાં કોરોનાના વધતાં સંકમૂણના પગલે ગેઈકાલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવફરેએ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સફ્રિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિના સમિક્ષા કરી હતી બેઠક બોદ આરૌગ્ય કેમિશનરશ્રીએ જિલ્લામથક ભુજસ્થિત જી

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પરિક્ષાઓ સુચાડુ રીતે ગોઠવાય તે માટે રાજ્ય સરકારને જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા નિર્દેશ આપ્યા છે